શ્રી મોદીએ કહ્યું કે આજે દેશ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની દિશામાં આગાળ વધી રહ્યા છે જેનાથી રોજગાર માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા ગરીબ શ્રમિકોને ખુબ ફાયદો થશે

પ્રધાનમંત્રીએ કલ્યાણ યોજનાઓને સફળ બનાવવામાં ખેડૂતો અને પ્રામાણિક કરદાતાના યોગદાન માટે તેમનો આભાર માન્યો

આત્મનિર્ભર ભારત માટે શ્રી મોદીએ વોકલ ફોર લોકલ સંકલ્પને દોહરાવતા શ્રી મોદીએ લોકોને માસ્ક પહેરતા સામાજિક અંતર જાળવવા અનુરોધ કર્યો હતો

મુખ્યમંત્રીએ વન નેશનલ વન રેશન કાર્ડની વ્યવસ્થા બદલ પણ શ્રી મોદીનો આભાર માન્યો છે આ સાથે શ્રી મોદીના વોકલ ફોર લોકલ થવાના અનુરોધમાં ગુજરાતના નાગરિકો વતી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય સુરક્ષા યોજનાને નવેમ્બર સુધી લંબાવવાના શ્રી મોદીના નિર્ણયને પ્રજાભિમુખ ગણાવી આવકાર્યો છે

ટેક

કુષ્ણપ્રસાદ મિયાપુરમના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવ્યું છે આ સિસ્ટમ હવે વેબ ઇન્ટરફેસ તરીકે ઉપલબ્ધ છે